પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી પર્વની નાગરીકોને શુભકામનાં પાઠવી છે

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન એફ

વિશ્વ ખાદ્ય દિન નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના ખેડુતો અન્નક્રાંતિ તરફના સરકારના પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે તેમણે કહ્યું કે સરકાર દ્વારા એપીએમસીને સ્પર્ધાત્મક બનાવવા સક્ષમ બનાવવામાં આવી રહી છે નાના ખેડુતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓનું મોટું નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે નવા કાયદાઓ ખાતરી કરશે કે બજારોમાં ખેતપેદાશોના વેચાણમાં મધ્યસ્થીઓની કોઈ ભૂમિકા રહેશે નહીં તેમણે કહ્યું કે આ નવી જોગવાઈઓને કારણે ખેડૂતોને તેમના પાકના સારા વળતરની ખાતરી પણ આપવામાં આવશે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નવી જોગવાઈઓ ખેડૂતોને ગમે ત્યારે કરાર સમાપ્ત કરવાની સ્વતંત્રતા આપે છે તેમણે એ પણ ખાતરી આપી હતી કે નવી જોગવાઈઓ હેઠળ કરાર ફક્ત ખેત પેદાશ માટે જ થશે અને કોઈ પણ રીતે ખેડૂતોની જમીનને જોખમમાં મૂકશે નહીં

તે ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે

ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બધી જ આઠ બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે અને યૂંટણી પ્રચાર શરૂ કરાયો છે

વધુ સમચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ આસ્થા સાધનાં અને ઉલ્લાસનાં પર્વ નવરાત્રી શુભેચ્છાઓ પાઠવી છ એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યકત કરી છેકે મા જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃઘ્પિ આપશે પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વનાં પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીનાં પૂજન અર્ચન કરી સૌના માટે સુખ સમુઘ્ઘિ આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી

દેશભરમાંથી ઉમટતી ભીડને ટાળવા આ વર્ષે કેટલીક ધાર્મિક વિધીઓ ઓનલાઈન સ્ટ્રીમ કરાશે ઉલ્લેખનીય છેકે દશેરા પર્વ વિજયવાડા શહેરમાં હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે

જોકે તમામ સ્થળોએ કોવિડની માર્ગદર્શિકાઓનું ભાવિકો દ્રારા યુસ્તપણે પાલન કરાઈ રહ્યું છે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે તેમ પણ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધવાયેલાને તમામ સહાયતા પૂરી પાડવા અધિકારીઓને આદેશ આપ્યા છે

મંત્રાલયે કોવિડનાં સંક્રમણને રોકવા વહિવટીતંત્ર ક્રારા ધડાયેલાં નિયમો અને માર્ગદર્શિકાની સંપૂર્ણ વિગતો રેલ્વે મુસાફરોને આપવાની સૂચનાં આપી છે રેલ્વેએ મહિલા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા મેરી સહેલી પહેલ હાથ ધરી છે દરમ્યાન રેલ્વે બોર્ડનાં અધ્યક્ષ તથા રેલ્વે સલામતી દળનાં વડાએ વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી અધિકારીઓ સાથે કોવિડ અંગેની માર્ગદર્શિકા સહિત વિવિધ મુદ્દાઓ અંગે વાતયીત કરી હતી